વાતચીત દરમ્યાન બંન્ને નેતાઓએ ભારત જાપાન વચ્ચે ચાલી રહેલા સંરક્ષણ સહકાર અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો શ્રી સિહેં એક ટ્વીટમાં કહ્યું કે ભારત વિશેષ રણનીતિ અને વૈશ્વિક ભાગીદારી અંતર્ગત જાપાન સાથે સંબધ વધુ ગાઢ બનાવવા પ્રતિબધ્ધ છે મોદી પુરસ્કાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચેના વ્યુહાત્મક સંબંધો મજબુત બનાવવામાં અને ભારતને વૈશ્વિક સત્તા તરીકે આગળ વધવા નેતૃત્વ પુરુ પાડવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લીઝન ઓફ મેરીટ પુરસ્કાર અર્પણ કર્યો છે

શ્રી મોદીએ બહુમાન બદલ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનતા ટ્વિટમાં કહ્યું છે ભારત અને અમેરિકાની પ્રજા વચ્ચેના સંબંધો આ બહ્માનથી વધુ મજબૂત થશે

ભારતીય જનતા પાર્ટીએ છ તથા જમ્મુ કાશ્મીર અપની પાર્ટીએ પાંચ બેઠકો પર વિજય મેળવ્યો છે

આ અગાઉ બે તબક્કામાં આશરે એક હજાર જેટલા લોકો ઉપર રસીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે ભારત બોયોટેકે જણાવ્યું હતુ કે પ્રથમ તબક્કાના પરીક્ષણમાં આ રસીની માનવો ઉપર કોઈ ગંભીર અસર થતી નથી અને આ રસી કોરોના વાઈરસ સામે મજબૂત રક્ષણ આપવામાં સક્ષમ હોવાનું પુરવાર થયુ છે

તેમણે કહ્યું કે પરીક્ષાની તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે

તેમણે કહ્યું કે સરકાર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય રાખશે

ઘણા દેશોમાં કોવિડના પ્રતિ દસ લાખ વસ્તીના પચાસ હજારથી વધુ કેસ છે જ્યારે ભારતમાં કોવિડના પ્રતિ દસ લાખની વસ્તીએ સાત હજાર ત્રણસો કેસ છે

સંઘર્ષ વિરામ પાકિસ્તાની દળોએ આજે ફરીથી સંઘર્ષ વિરામનો ભંગ કરીને કાશ્મીરના પૂંચ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ ખાતે ભારતની ચોકીઓ અને રહેણાંક વિસ્તારોમાં ભારે ગોળીબાર અને તોપમારો કર્યા હતા